આરતી ભદ્દ કૃષિ કાયદા વિરોધ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા સંગઠનો સાથે આગામી બુ ધવાર નવમી ડિસેમ્બરે છઠ્ઠા તબક્કાની વાતચીત કરશે ગત સોમવારે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે પાંચમાં તબક્કાની વાતચીતમાં ખેડુત સંગઠનોને લધુત્તમ ટેકાના ભાવ ચાલુ રહેશે અને તે બંધ કરવાની કોઈ યોજના નથી એવુ આશ્વાસન અપાયુ હતું કૃષિમંત્રી તોમરે વધુ માં કહ્ય કે ખેડુત નેતાઓને કેન્દ્ર સરકાર ખેડુતોના હિતો માટે સંપુર્ણ વચનબધ્ધ છે તેવો વિશ્વાસ આપ્યો હતો અને ખેડ઼ત આંદોલન ટુંક સમયમાં પુર્ણ થઈ જશે એવી આશા વ્યક્ત કરી હતી આરતી ભદ્દ અમદાવાદ રોત્રિ કેફ્યું રાજ્યમાં કૌરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે એ પરિસ્થિતિને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ગેઈકાલે મોડીરાતે જાહેરનમુ બહાર પાડીને જણાવ્યુ હતું કે અમદાવાદમાં બીજો હુકમ નુ થાય ત્યાં સુધી રાત્રિ કર્ફર્યુ યાલુ રહેશે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યેક્ષતામાં કોર કમિટિની બેઠક મળશે

આરતી ભદ્દ સ્લીપર કોચ ટ્રેન પશ્ચિમ રેલ્વે વિભાગો દ્રારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીમ આ ડિસેમ્બર મહિનામાં અમદાવાદ ડિવિઝન પર યાલતી ભુજ થી મુંબઈની દ્રેનોને અસ્થાયીરુપે એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવ્યો હોવાના અહેવાલ છે